તેમણે કહ્યું નબળા વર્ગો અર્થતંત્રમાં સહયોગી બને તે માટેનું આ મહત્વનું નાણાંકીય પગલું હતું ગઇકાલે નોટબંધીને બે વર્ષ પૂરા થવાને અનુલક્ષીને ફેસબુકમાં નાજ્ઞામંત્રી જેટલીએ જજ્જાવ્યું છે કે સરકારનું પ્રથમ લક્ષ ભારત બહારના કાળા નાણાં લાવવાનું અને સંપત્તિ ધારકોને દંડનીય વેરો ભરાવવાનું હતું તેમણે જજ્ઞાવ્યું કે આપજ્ઞા દેશનું અર્થતંત્ર મુખ્યત્વે રોકડ ચૂકવણી પર આધાર રાખે છે નોટબંધીના કારણે લોકોએ તેમની પાસેના રોકડ નાણાં બેંકોમાં જમા કરાવવા પડયા હતા

તેમની પાસેથી ઓનલાઇન જવાબ પણ મળી ચૂકયા છે તેમણે જજ્ઞાવ્યું કે મોટા ભાગના નાજ્ઞાંનું મ્યુચલ ફંડમાં રોકાણ થયું છે શ્રી જેટલીએ જજ્ઞાવ્યું કે નોટબંધી અને જી એસ ટી

હવે કર ભરનારની સંખ્યા વધીને એક કરોડ વીસ લાખ સુધી પહોંચી ગઇ છે

એસ ટી

મનમોહન સિંહઃ પૂર્વ પ્રધાનમંત્રી ડોકટર મનમોહન સિંહે જણાવ્યું છે કે નોટબંધીથી દરેક વ્યક્તિને અસર થઇ છે ભલે તે કોઇ પણ વય ધર્મ રોજગાર કે જાતિ ધરાવતો હોય

તેઓ નોટબંધીની અસરથી હજૂ પણ બાહર આવ્યા નથી નોટબંધીની પ્રત્યક્ષ અસર રોજગારી ક્ષેત્રે પજ્ઞ દેખાઇ છે હજુ પજ્ઞ ભારતીય અર્થતંત્ર યુવાનોને રોજગારીની તકો આપવાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે

આ નિર્ણયથી સશસ્ત્ર દળના વડાઓના અધિકારોમાં પાંચ ગણો વધારો થયો છે હવે વડાઓ પાંચ સો કરોડ રૂપિયા સુધીની નાણાંકીય સત્તા મળી ગઇ છે

આ ખર્ચ ઉમેદવાર અને તેમનો રાજકીય પક્ષ ઉઠાવશે આ વ્યવસ્થા સર્વોચ્ચ અદાલતના નિર્દેશ બાદ અમલમાં આવી છે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારના ચૂંટણી ખર્ચની કોઇ મર્યાદા નક્કી કરાઈ નથી

ચૂંટણી પંચે જજ્ઞાવ્યું કે ઉમેદવારે ચૂંટણી ફોર્મ ભર્યા બાદ અપરાધને લગતા મામલે પરિસ્થિતિ બદલી પણ જતી હોય છે ત્યારે ઉમેદવાર નવી પરિસ્થિતિ અંગે ચૂંટણી પંચને માહિતી આપી શકે છે અથવા નવી પરિસ્થિતિ પ્રકાશિત કરી શકે છે

વિજયભાઈ રૂપાછીએ આગામી મહિનાથી તમામ જિલ્લા પંચાયતોમાં પજ્ઞ આવી બિનખેતી પરવાનગી પ્રક્રિયા ઓનલાઈન કરવાનો નિર્ણય કર્યો છે

હૃદયરોગ ડાયાબિટીસ બ્લડપ્રેશર અને અન્ય બીમારીના દર્દીઓની તપાસ કરી સારવાર આપવામાં આવી હતી

જરૂરી આધાર પૂરાવા સાથે અરજી જિલ્લા અમત ગમત અધિકારીની કચેરી ભાદરા કોલોનીની પાછળ બીજો માળો લુણાવાડા મહિસાગરને મોકલી આપવાની રહેશે કાર્યક્રમ દરમ્યાન નિવાસ ભોજન કાર્યક્રમ સ્થળે આવવા જવાનો પ્રવાસ ખર્ચ તેમજ ભાગ લેવા બદલ પ્રમાણપત્ર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે